એસ ટી અગાઉ અમલમાં હતા તેવા કરવેરાના વિવાદનો ઉકેલ લાવતી સમાધાન યોજના બજેટમાં રજૂ કરાઇ સ્થાવર મિલ્કતના લેખ ઉપર સ્ટેમ્પ ડ્યુટીમાં કોઇ વધારો નહિં નોટરીમાં વપરાતા સ્ટેમ્પની રકમમાં થોડો વધારો સુચવાયો

તેમાં દસ ટકાનો વ્રદ્વિ દર છ વર્ષ દરમિયાન હાંસલ થયાનું જજ્ઞાવ્યું છે

મા અને મા વાત્સલ્ય યોજના હેઠળ આવક મર્યાદા ચાર લાખ અને સુરક્ષા કવચ પાંચ લાખ કરવામાં આવ્યું છે

વિધવા સહાય સાડા બાર હજાર કરવામાં આવી છે

પીવાના પાક઼ી માટે કચ્છ અને સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તારોમાં ક્ષારમુક્ત પાક઼ી પ્રકિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે આવા આઠ પ્રોજેક્ટ શરૂ કરાયા છે

તેમણે આગામી રથયાત્રા એટલે કે અષાઢી બીજ સુધીમાં વીજ જોડાણની પડતર તમામ સવા લાખ માંગણીઓ પૂરી કરવાની ખાતરી આપી છે

નાણામંત્રીએ સૌને માટે ઘર યોજના હેઠળ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાને વિશેષ જોગવાઇ કરી આપી છે

મેટ્રો રેલ સંદર્ભમાં નાણામંત્રીએ કહ્યું કે અમદાવાદ ગાંધીનગર મેટ્રો તથા સુરત મેટ્રો પ્રોજેક્ટને મંજુરી આપી છે

નાણામંત્રીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના અંગે જાહેરાત કરી છે તથા જિલ્લા સ્તરે રમતગમત શાળાઓ શરૂ કરવા જોગવાઇ કરી છે

વર્તમાન વર્ષે આ યોજના માટે એક હજાર કરોડ રૂપિયાની ફાળવણી રજૂ થઇ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે રૂા

બેટી બચાવો ઝ઼ંબેશને વેગવાન બનાવવા માટે વહાલી દિકરી યોજના શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ થયો છે જેમાં દિકરી પહેલા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે રૂા

સૂર્યશક્તિ વડે વીજળી ઘરેઘરે ઉત્પન્ન કરવાની યોજના પાછળ બે લાખ મકાનને આવરી લઇ સબસીડી પેટે ચૂકવવા એક હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે

નિતિન પટેલ પ્રતિભાવ નાણામંત્રી તરીકે સુધારેલું અંદાજપત્ર ગૃહમાં રજૂ કર્યા બાદ નિતિનભાઇ પટેલ પત્રકારોને મળ્યા હતા અને કહ્યું હતું કે ભલે જુની તમામ યોજના અમે ચાલુ રાખી હોય છતાં આ બજેટ એકદમ અનોખુ ફોકસ ધરાવે છે દરેક આમ આદમીને પોતાનું ઘર હોય સૌર ઉજા પોતે ઉત્પન્ન કરતો હોય દિકરા દિકરીનાં ભમતર ખર્ચ કે માંદગી ખર્ચની જરાય ફિકર ન હોય તેવા ખુશખુશાલ સમાજની રચનાની ખેવના બજેટમાં રખાઇ છે

આ વીજકરને જથ્થાબંદ ભાવાંક સાથે સાંકળી તેમાં વાર્ષિક વૃદ્ધિ કરવાનો પ્રસ્તાવ પણ અંદાજપત્રમાં સામેલ છે

સ્થાવર મિલ્કતના દસ્તાવેજ ઉપર લાગતી સ્ટેમ્પ ડચ્ચટીના દર યથાવત રખાયા છે જ્યારે દત્તકપત્ર લગ્ન નોંધકી ભાગીદારી કરારને લગતી સ્ટેમ્પ ડચુટીનો દર સો રૂપિયાથી વદારો બસો રૂપિયા કરાયો છે

જીએસટીનો અમલ શરૂ થયા બાદ તેની અગાઉ અમલમાં હતા તેવા કરવેરામાં વિવાદના કેસ ચાલ્યા કરતા હોય તેના ઉકેલ માટે સમાધાન યોજનાની અંદાજપત્રમાં જાહેરાત કરવામાં આવી છે વેચાજાવેરા વેટ મોટર સ્પીરીટ ટેક્સ એન્ટ્રી ટેક્સ સુગરકેન પરચેઝ ટેક્સ તથા કેન્દ્રિય વેચાજાવેરાની બાકી રહેલી વસુલાતના વિવાદને ઉકેલવાની આ પહેલ છે જેનો લાભ મૂળ માંગણાની રકમ એકસો કરોડથી ઓછી હોય તેને મળશે ભૂતપૂર્વ નાણામંત્રી શ્રી બાબુભાઇ મેઘજી શાહે પ્રતિભાવ આપતા કહ્યું છે કે અંદાજપત્રમાં નવી આવક ઉભી થાય તેવી દરખાસ્તો ઉપર ધ્યાન આપવાની જરૂર હતી તેવું લાગે છે